આજે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ઐતિહાસિક ચૌરી ચૌરા ઘટનાના સો વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે શતાબ્દી સમારોહ ઉજવણીનો પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ બનાવ માત્ર એક પોલીસ સ્ટેશનને આગ ચાંપવાનો બનાવ નથી પણ બ્રિટિશ સામ્રાજ્ય સામેના દેશના નાગરિકોનું વિરોધનું પ્રતિક ગણાવી શકાય

આજથી એક વર્ષ સુધી ઉજવવામાં આવનારા આ ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે આઝાદીની લડતના સ્વાતંત્ય્વ સેનાનીઓની સ્મૃતિમાં નિબંધ લેખન ડિબેટ અને અન્ય સ્પર્ધાઓ ઉત્તરપ્રદેશમાં યોજાશે

આ પ્રસંગે શહિદ વિરોને અંજલી આપતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આ બનાવે દેશની આઝાદીની યળવળને નવી દિશા આપી હતી

ત્યારે ભારતીય રેલવેએ હાલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ કરવા અને નવા જાહેર થયેલા પ્રોજેક્ટોનું કામ હાથ ધરવાનો નિર્ણય લીધો છે

તેમણે કહ્યું કે ગોવર્ધન યોજના દેશને બાયોગેસ ઈથેનોલ અને જૈવ ઈંધણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે ખેડૂતોની આવકમાં આશરે એક લાખ કરોડ રૂપિયા સુધી વધારો કરશે

જેમાં ભાગ લેતા ભાજપના જ્યોતિરાદિત્ય સીંધીયાએ દેશમાં કોવિડ મહામારીથી લડવા માટે કેન્દ્રના પ્રયત્નોને બિરદાવ્યા હતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ મહામારીમાંથી બહાર આવી રહ્યો છે

ચર્ચામાં ભાગ લેતા રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા એ નવા કૃષિ કાયદાને પાછા લેવા માંગ કરી અને સરકારને આ મુદ્દા પર આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે યર્યા કરી તેનું સમાધાન લાવવા કહ્યું ક્રોંગ્રેસના દિગ્વીજય સિંહે ખેડૂતો શ્રમિકો અને નાગરિક અધિકાર આંદોલન કારી અને પત્રકારો વિરૂધ્ધ દેશદ્રોહના કેસ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો

શ્રી ઓ બ્રાયને તથા વિપક્ષના અન્ય સભ્યોએ ખેડૂત આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોને શ્રધ્ધાજંલિ આપવા ગૃહમાં એક મિનીટનું મૌન રાખ્યું હતું

તપાસ ટીમે સંબંધીત સંસ્થાના કેટલાક સભ્યોને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા

દરમ્યાન ચીને વિકાસશીલ દેશોને કોવિડની રસીના એક કરોડ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે

જોકે કોવિડની કોવેક્સ રસી કયા દેશોને અપાશે અને તે ભેટ સ્વરૂપે અપાશે કે કેમ એ અંગે પ્રવક્તાએ કોઈ સ્પષ્ટતા કરી નથી

કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિના લીધે પહેલી ટેસ્ટ માટેની ટિકિટો તમિલનાડુ ક્રિકેટ સંગઠનના સભ્યો માટે જ મર્યાદિત રાખવામાં આવી છે

તમિલનાડુ ક્રિકેટ સંગઠનના સચિવ આર

રામાસામીએ જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટ મેચમાં કોઈપણ દર્શકને મંજુરી અપાશે નહીં

જવાહર નવોદર વિદ્યાલયોને સેનેટાઈઝ કરવું વર્ગખંડનું સંચાલન તથા છાત્રાલયમાં વિદ્યાર્થીઓમાં સુરક્ષિત અંતર જાળવી રાખવું અને આપત્તિજનક પરિસ્થિતિમાં કોવિડ રોગયાળાના પડકારને પહોંચી વળવા માટેના જરૂરી ઉપાયો પહેલાથી જ કરી દેવામાં આવ્યા છે શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે જવાહર નવોદર વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓની સંમતિના આધારે વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં હાજર રહેવા દેવાશે જોકે હાજર નહીં રહી શકનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ જ રહેશે માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે આ શાળાઓ છાત્રાલય ધરાવતી હોવાથી માસ્ક પહેરવું સુરક્ષિત અંતર જાળવી રાખવું વારંવાર હાથ ધોવા અને સ્વચ્છતા રાખવા જેવી બાબતો ઉપર ભાર મુકવામાં આવ્યો છે

રાષ્ટ્રપતિ આજે સાંજે બેંગલુરૂ જવા રવાના થશે

શ્રી કોવિંદે શનિવારે કર્ણાટકના કોડાગુ જિલ્લાના મદિકેરી જશે જ્યાં તેઓ જનરલ થિમય્યાના પિતૃક નિવાસમાં એક સંગ્રહાલયનું ઉદઘાટન કરશે